ચર્ચા દરિમયાન ગુહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે તેની સ ત્તાઓનો દુરઉપયોગ ન થાય તે નું ધ્યાન રખાશે ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવા માટે એનઆઇએ કામ કરે છે અને તેમાં ધાર્મિક ભેદભાવનો પ્રશ્ન નથી

ત્રાસવાદ નાબુદી માટે અસરકારક કાયદો હતો તે રદ થતાં એનઆઇએ કાયદાની જરૂર પડી

તેમણે તપાસની કામગીરી અને અદાલતી કામગીરાને અલગ કરવા પર ભાર મુક્યો અને આરોપીના અિધકારો ની સુરક્ષા માટે જણાવ્યુ

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે

જે અંતર્ગત ભુજ તાલુકાના ધ્રંગ ગામની મહેસુલી હદ પુરી થયા પછી બન્નીના બેરડો ગામની હદ માં સીમાંકનનો પ્રથમ પીલર જમીન પર ખોડવામાં આવ્યો હતો આ કામગીરી વખતે ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકર્ડ ઓફિસ વન વિભાગની ટુકડી તેમજ બન્ની માલધારી સંગઠનના સભ્યો હાજર રહ્યા હતા

કલ્પના શાહ આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આજે ગુરૂપુર્ણિમાની સાથે સાથે આજની રાત્રિએ થનાર ખંડગ્રાસ ચંદ્રગ્રહ્ણ નિફાળવા ખગોળ રસિકો ઉત્સાહિત છે જો વાદળાને લીધે ચંદ્રગ્રફણ જોવાની તક છીનવાઈ ન જાય તો આજે રાત્રીએ ગ્રહ્ણને કારણે ચંદ્ર તેની તેજસ્વીતા ગુમાવશે એ નજારો ખગોળ રસિકો નિફાળી શકશે આ સાથે શનિ અને ગુરૂના ગ્રફો પણ આકાશને શોભાવતા રફેશે જયારે પૃથ્વી સુર્ય અને ચંદ્રની બરોબર સીધી લીટીમાં આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડતા પુનમની રાત્રીએ પણ ચંદ્રમાની ચાંદની દેખાતી નથી જેને આપણે ચંદ્રગ્રફણના નામે ઓળખીએ છીએ આજે થનાર આ ગ્રફણ ખંડગ્રાસ પ્રકારનું છે જેથી આખે આખો ચંદ્ર ગ્રસીત નફીં થાય તેનો થોડો ભાગ ગ્રફણ રફિત જોવા મળશે કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રફણને સાચી રીતે સમજનાર લોકો ગ્રફણને ખગોળીય ઘટના તરીકે જોતા ફોવાથી તેના વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ જ ઉત્સાફી છે

જેમા વહેલી સવારે મંગળા આરતીમંગલાષ્ટક ગુરૂ પુજન ગુરૂ મહિમા મહાઆરતી પ્રસાદ સંતવાણી જેવા કાર્યક્રમો યોજાશે

જયારે છ જણ ઘાયલ થયા હતા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના શ્રમજીવીઓ માતાનામઢ દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો મધ્યપ્રદેશના આ શ્રમજીવીઓના મૃતદેહોને તેમના વતનમાં મોકલવા રાજયમંત્રીની સુયનાને પગલે પાંચ શબવાહિની રવાના કરાઈ હતી

ગઈકાલે રાજય વિધાનસભામાં કૃષિમંત્રી દ્વારા એક લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી